સર્વોચ્ય અદાલત અયોધ્યા જમીન વિવાદ મધ્યસ્થી અહેવાલની સુનાવણી આજે

થાઈલેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષોની સિંગલ્સની આજે રમાનારી ક્વાર્ટર ફાઈનલમાં ભારતના બી સાંઈપ્રણિત અને જાપાનના કાન્તા સુનેયામા વચ્ચે મુકાબલો થશે

લખનૌની કિંગ જ્યોજ મેડિકલ કોલેજ ખાતે દુષ્કર્મ કેસની પીડિતા યુવતીની સારવાર યાલી રહી છે જિલ્લા ન્યાયાધીશે પીડિતાના પરિવારજનોની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે તેની તથા વકીલની તબીયતમાં સુધારો થયો છે ઉલ્લેખનિય છે કે પીડિતા તથા તેના વકીલ જે કારમાં રાયબરેલીમાં મુસાફરી કરી રહ્યા હતા એ કારને ટ્રકે અડફેટે લેતા પીડિતા યુવતી તથા તેના વકીલને ઈજા થઈ હતી સર્વોચ્ય અદાલતે ઉન્નાવ દુષ્કર્મ ઘટનાને લગતા બધા જ પાંચ કેસો દિલ્ફીની અદાલતમાં ખસેડવાનો આદેશ આપ્યો છે

દરમિયાન દુષ્કર્મ કેસની પીડિત યુવતીના કાકા દ્વારા તેમને રાયબરેલીની જેલમાંથી દિલ્ફીની કોઈપણ જેલમાં ખસેડવાની વિનંતી કરતી અરજીની સુનાવણી સર્વોચ્ય અદાલતમાં આજે હાથ ધરાશે

ત્રણ સભ્યોની બનેલી મધ્યસ્થી સમિતિએ અયોધ્યા જમીન વિવાદ કેસના સંદર્ભે પોતાનો અહેવાલ સિલબંધ કવરમાં સર્વોચ્ય અદાલતમાં રજુ કર્યો હતો મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેંચ આ કેસની સુનાવણી હાથ ધરશે

અદાલતે એ વખતે અવલોકન કર્યું હતું કે આ કેસમાં વધુ સુનાવણીની જરૂર છે કે કેમ તેનો નિર્ણય અદાલત બીજી ઓગષ્ટે કરશે

ડી એસ

દરમિયાન કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ કે

રમેશે ગયા સોમવારે અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું

એવી જ રીતે શ્રી મોદીએ યુક્રેઈનની તાજેતરમાં થોજાયેલી સંસદીય યૂંટણીમાં શ્રી ઝેલેંસકીના પક્ષ સર્વન્ટ ઓફ પિપલ્સ પાર્ટીને મળેલા વિજય બદલ પણ અભિનંદન આપ્યા હતા વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે શ્રી ઝેલેંસકીએ પણ બીજી મુદત માટે શ્રી નરેન્દ્ર મોદીને મળેલા વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને યુક્રેઈનના દીર્ઘકાળના મૈત્રીપૂર્ણ તથા સુમેળભર્યા સંબંધોનો ઉલ્લેખ કરીને દ્વિપક્ષીય સંબંધો હજી મજબૂત બની રહ્યા છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો

રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ લશ્કર એ તોઈબાના વડા હાફીઝ સઈદ સામે કરેલા કેસના આધારે એન્ફોર્સમેન્ટ વિભાગે કેસ કર્યો છે

રાજ્યના શિક્ષણમંત્રી આશિષ શેલારે જણાવ્યું હતું કે પરીક્ષા ફીની બધી જ રકમ વિદ્યાર્થીઓના બેંક ખાતાઓમાં જમા કરવામાં આવશે સરકારે ગઈકાલે બહાર પાડેલા આદેશમાં જણાવ્યું છે કે અછતગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની નથી અને જે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી યૂકવી દીધી છે તેમને તે પાછી અપાશે

રાજ્યસભાએ આ અગાઉ જ આ વિઘેયકોને બહાલી આપી હતી બાળકોને જાતીય સતામણીથી સંરક્ષણ આપતા વિધેયકમાં બાળકો સાથે જાતીય ગુના કરનારને અપાતી સજા વધારીને કસૂરવારને ફાંસીની સજા આપવાની જાગવાઈ કરાઈ છે એવી જ રીતે બાળકોનો અશ્લિલ ફિલ્મોમાં ઉપયોગ કરનાર ગુનેગારને પાંચ વર્ષ જેલ અને દંડની જાગવાઈ કરવામાં આવી છે મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે દરેક બાળકને ન્યાય મળે તે બાબતને કેન્દ્ર સરકારે ટોયની અગ્રતા આપી છે લવાદ સુધારા વિધેયકમાં વિવાદોનું ચોક્કસ સમયમર્યાદામાં નિરાકરણ લાવવાની જાગવાઈ છે એવી જ રીતે મધ્યસ્થી લવાદ કે સુમેળ પ્રકિયાને પ્રોત્સાહન આપવા ભારતીય લવાદ પરિષદની રચના કરવાની દરખાસ્ત છે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું હતું કે વિવાદોનું નિરાકરણ એ સુશાસન માટે મહત્વનું છે અને લવાદની પ્રક્રિયા ન્યાયી હોવી પણ જરૂરી છે

બી સી

કોનાર્કી વિમાનમથકે ગઈકાલે પહોંચેલા રાષ્ટ્રપતિનું ગીનીના રાષ્ટ્રપ્રમુખ અલ્ફા કોન્ડે તથા ગીની ખાતેના ભારતીય રાજદ્દતાવાસનાં અધિકારીઓએ ઉમળકાથી સ્વાગત કર્યું હતું

પ્રધાનમંત્રી વિક્રમસિંઘેએ આ વિકાસલક્ષી યોજનામાં મદદરૂપ થવા બદલ ભારતનો આભાર માન્યો હતો તેમણે શ્રીલંકામાં ઈસ્ટર પર્વ પર થયેલા આતંકી હ્મલા બાદ પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ લીધેલી મુલાકાતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો

સાંઈપ્રણિત અને જાપાનના કાન્તા સુનેયામા વચ્ચે મુકાબલો થશે સાંઈપ્રણિતે શુભાંકર ડેને પરાજય આપીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો સિંગલ્સની સ્પર્ધામાં સાંઈપ્રણિત ભારતનો એક માત્ર ખેલાડી છે અગાઉ કિદામ્બી શ્રીકાંત પી કશ્યપ એચ

પ્રણોય અને સાઈના નહેવાલનો પરાજય થતાં તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે

સ્પર્ધકો માય જીઓવી ડોટ ઈન વેબસાઈટ ઉપર લોગ ઈન કરીને સ્પર્ધામાં ભાગ લઈ શકાશે

આ માહિતીના પગલે સત્તાવાળાઓએ બોટને જૂના બંદરે લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો